રાષ્ટ્રકક્ષાના મુખ્ય કાર્યક્રમીનવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીરથી સતત સાતમી વાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ પ્રધાનમંત્રી નુરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધતાં કહ્યું હતું કે ભારતને આત્મનિર્ભર બનવું જોઈએ અને સ્થાનિક તથા વૈશ્વિક બજારમાં ઉત્પાદન માટે પોતાના વ્યાપક પ્રાકૃતિક સંસાધાનોનો ઉપયોગ કરીવો જોઈએ

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત આ સપનાને સાકોર કરેશે

મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ત્રિરંગાને સલામી આપી ધ્વજવંદન કર્યું હતું કોરોના મહામારીના કારણે આ વર્ષે મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરીમાં આઝાદી પર્વ ઉજવવામાં આવ્યું હતું ધ્વજવંદન કરાવતાં મુખ્યમંત્રીશ્રીએ છેવાડાના ગરીબ પીડિત વંચિતશોષિતના ઉત્કર્ષનો સંકલ્પ કર્યો હતો

પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી રાજ્યમંત્રી શ્રી આહિરે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે દેશની રક્ષા માટે તથા અખંડિતતા અને સ્વતંત્રતા પર કોઈની ઉની આંચ નહીં આવે કેમ કે રાષ્ટ્રના વીર જવાનો સીમા ઉપર ખડેપગે દિવસ રાત સતર્ક છે

આશ્ર તોષ અંતાણી રાજ્ય સરકારઃ માસ્કઃ રાજ્ય સરકારે લોકોમાં માસ્ક પહેરવા અંગે વધુ જાગૃ તતા લાવવા એક મહત્વપૂર્ણ નિર્ણય ક્રતાં હવેથી રિક્ષા સરકારી કે ખાનગી વાહનચાલકોના વાહનમાં જો કોઈ મું સાફરે માસ્ક વિનાનો જોવા મળશે તો મુસાફર અને વાફનચાલક બન્ને પાસેથી દંડ વસૂ લે કરવામાં આવંશે તેવી જે રીતે શોપિંગ મોલ કે શોરૂમમાં ગ્રાહક માસ્ક વગર પકડાશે તો ગ્રાહક અને મોલનો મેનેજર પાસેથી પણ દંડ વસૂ લ કરવામાં આવશે

ગુજરાત પોલીસના અધિક પોલીસ મહાનિર્દેશક નિરજા ગોટરૂ અને વાયરલેસ પોલીસ સબ ઈન્સપેક્ટર નિલેશ વધાસિયાને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે નિરજા ગોટર્ડ કચ્છમાં ફરજ બજાવી ચૂ ક્યા છે આશુ તોષ અંતાણી ક ચ્છઃનાગરિક સંરક્ષણઃધ્વજવંદનઃ નાગરિક સંરક્ષણ વિભાગ કચ્છ દ્વારા ગઈકાલે સ્વાતંત્ર્યદિન નિમિત્તે ચીફ વોર્ડન ચિરાગ ભદ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને મર્યાદિત સંખ્યામાં આમંત્રિતોની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી આશુ તોષ અંતાણી